રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડ઼ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સદગત વાજપેયીના સમાધીસ્થળે પુષ્પો દ્વારા અંજલી આપી હતી ભુતપૂર્વ પ્રધાનમંત્રી ડોકટર મનમોહનસિંહ લોકસભાના અધ્યક્ષા સૂમિત્રા મહાજન ભાજપના વરિષ્ઠ નેતા એલ

આ ઉપરાંત આજે સવારે રાજકોટમાં ખેડૂત સંમેલનમાં આશરે અઢી લાખ ખેડૂતોને આર્થિક સહાય તથા વિવિધ યોજનાઓના ખેડૂત લાભાર્થીને ચેક અર્પજ્ઞ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા હતા

આકાશવાજી સાથેની મુલાકાતમાં તેમજ્ઞે કહ્યું કે ખેડૂતોની આવક વધારી આ ક્ષેત્રે વધુ મૂડીરોકાજ્ઞ આકર્ષી સિંચાઈ સહિતની ગ્રામીજ્ઞ ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ વધારીને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવાશે

માહિતી અને પ્રસારજ્ઞ મંત્રાલયે રજુ કરેલા સુધારેલા મુસદ્દામાં સોશિયલ મીડિયા તથા ઓનલાઇન પ્લેટફોર્મે સરકારી સંસ્થાનોને જરૂર પડે ત્યારે માહિતી સુકનારની ઓળખવા આપવી પડશે સુધારા મુસદ્દામાં એમ પજ્ઞ જજ્જાવાયું છે કે સોશિયલ મીડિયા દ્વારા જાહેર હિત માટે જોખમી અને ગેરકાયદેસર માહિતીના પ્રચાર સમયે તેની ઓળખ તથા તેને દુર કરવા ટેકનોલોજી આધારિત વ્યવસ્થા વિકસાવવી પડશે

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની યાદીમાં જજ્ઞાવ્યા અનુસાર ગત પંદરથી નવેશ્બરથી ખેડ઼તો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરી હતી તે મુજબ રોજની બે હજાર પાંચસો કિલોગ્રામની મર્યાદામાં રાજયભરના ક્રલ એકસો બાવીસ એપીએમસી સેન્ટરો ખાતે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અત્યારસુધીમાં રાજ્યભરના છયાંસી હજાર આઠસો સત્તાવીસ ખેડૂતો પાસેથી લ્વુત્તમ ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલ પાંચ હજાર રૂપિયા મુજબ કુલ આઠસો પાંસઠ કરોડ સાડત્રીસ લાખ રૂપિયાની સત્તર લાખ ત્રીસ હજાર સાતસો એક્તાલીસ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે હજુ પજ્ઞ આ ખરીદી પ્રક્રિયા ક્રમાનુસાર ચાલુ રહેશે

પ્રિસ્તી ભાઇઓ બહેનોમાં આ તહેવારને લઇને અનેરો ઉત્સાહ જેવા મળી રહ્યો છે રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાક્ષીએ સૌ ખિસ્તી પરિવારો નાગરિકોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી છે

જેમાં આંગણવાડીની માળખાકીય સુવિધા વધારવા વીજળી પાણી સ્વચ્છતાની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઝડપભેર કાર્ય કરવા નિર્દેશ આપ્યો હતો કલેકટરશ્રીએ રાપર લખપતમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત લોકોને પ્રોત્સાહિત કરવાની સાથો સાથ આઇસીડીએસ આરોગ્ય અને શિક્ષણ વિભાગને પરસ્પર સંકલનમાં રહી કાર્યને વેગ આપવા સુચના આપી હતી

જી ડી બી વાઘેલાના ફસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહોળી સંખ્યામા પો

નવા પોલીસ સ્ટેશનની ઇમારતમાં વિવિધ વિભાગો લાયબ્રેરી રૂમ ક્રાઇમ રૂમ એલ

બી રૂમ હિસાબી વિભાગ નાગરિક સુરક્ષાની સગવડો વગેરેનો સમાવેશ થાય છે

એફ

અત્રે ઉલ્લેખનીય છે કે ફજુ બે ત્રણ દિવસ પહેલાં જ નાના મોટા સાતથી આઠ આંચકાએ વાગડ પંથકની ધરા ધુજાવતાં લોકોમાં ભયની લાગણી ફેલાવી હતી